આજે બપોરે શ્રી મનોહરલાલ હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને તેમણે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો રાજ્યપાલે તેમની રજૂઆતનો સ્વીકાર કરીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું શ્રી મનોહરલાલ ભાજપ અને જનનાયક જનતા પાર્ટી જે

પી ની મોરયા સરકારનું નેતૃત્વ કરશે હરિથાણા લોકહિત પક્ષના એક માત્ર ધારાસભ્ય ગોપાલ કાંડાએ પણ ભાજપને સમર્થન જાહેર કર્યૂ છે અગાઉ કેન્દ્રિય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં શ્રી મનોહરલાલની નેતા તરીકે વરણી કરાઇ હતી તેમણે કહ્યું કે સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ હશે અને મોરચા સરકારના જે

પી પક્ષના દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

શીવસેનાના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ નવા યૂંટાયેલા પક્ષના ધારાસભ્યો સાથે આજે મુંબઇમાં યર્યા વિયારણા કરી હતી પક્ષના સાંસદ સંજય રાઉતે પીટીઆઇ સમાયાર સંસ્થાને જણાવ્યું હતું કે શીવસેનાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભા પક્ષના નેતા યૂંટવાના સંપૂર્ણ અધિકાર શ્રી ઉદ્ધવ ઠાકરેને સોંપવાનો સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો શીવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે પત્રકારોને જણાવ્યું હતું કે પક્ષના નવા ધારાસભ્યો સાથેની બેઠકમાં શ્રી ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શીવસેના ભાજપના જોડાણ દ્વારા સરકાર રચવાનો દાવો રજૂ કરતાં પહેલા સત્તાની વહેંચણી સમાન ધીરણે કરવા અંગે સાથી પક્ષ ભાજપ પાસેથી લેખિતમાં ખાત્રી માંગી છે જો કે તેમણે કહ્યું હતું કે લેખિતમાં ખાતરી નહીં મળે તો સેનાના વિકલ્પો ખુલ્લા રહેશે શ્રી સરનાઇકે વધુમાં જણાવ્યું કે ભાજપ દ્વારા ખાતરી અપાયા પછી જ સરકારની રચના અંગે ચર્ચા કરાશે

તો બીજી તરફ મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બાળાસાહેબ થોરાતે એન

ના વડા શરદ પવાર સાથે બારામતીમાં ચર્ચા વિયારણા કરી છે એન સી પી ના સાંસદ સુપ્રિથા સુળે ધારાસભ્ય રોહિત પવાર અને પક્ષના વરિષ્ઠ નેતા પ્રફલ્લ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા શ્રી શરદ પવારે દોહરાવ્યું હતું કે તેમનો પક્ષ મતદારોએ આપેલા યૂકાદાનો આદર કરશે અને મતદારોએ તેમને વિપક્ષમાં બેસવાનો ચૂકાદો આપ્યો છે

તેમણે દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ સાથે સંવાદ કર્યો હતો રાષ્ટ્રપતિએ દિવ્યાંગ બાળકો અને તેમના માતા પિતાને દિવાળીની શુભેચ્છાઓ આપી હતી આ પ્રસંગે દિવ્યાંગ દર્દીઓને ઉપયોગી ઉપકરણોનું વિતરણ કરાયું હતું શ્રી કોવિંદે જણાવ્યું હતું કે દિવ્યાંગો ભગવાનનું સર્જન હોવાથી તેમની સેવા એ સમાજની સૌથી મોટી સેવા ગણાવી શકાય સંસ્થાના તબીબોની કામગીરીને બિરદાવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેઓ શારીરિક ઉપરાંત ભાવનાત્મક સારવાર પણ કરે છે

તેઓ યાર દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે શ્રી ડેવીડ આજે સાંજે દિલ્ફીમાં નિતી આયોગ દ્વારા આયોજીત વ્યાખ્યાન શ્રેણીમાં વિકાસમાં આર્થિક ક્ષેત્રની ભૂમિકા અંગે વ્યાખ્યાન આપશે નાણામંત્રી નિર્મલા સીતારામને પણ શ્રી માલપાસના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળ સાથે યર્યા વિયારણા આજે કરી હતી આ વર્ષે એપ્રિલમાં હોદ્દો સંભાળ્યા બાદ પ્રથમવાર ભારત આવેલા શ્રી ડેવીડ ગુજરાતની પણ મુલાકાત લેવાના છે

આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસ પથ ઉપર યાલીને ગુજરાત સરકાર વિકાસનું રોલમોડલ બની છે અને સમગ્ર ગુજરાતમાં શહેરી વિકાસના કામોને ગતિ મળી છે

ગૃહમંત્રી એ કહ્યુ કે અમારી સરકાર શહેરી વિસ્તારોના ગરીબોને પણ પાયાની સુવિધા મળે તેવું ઇચ્છે છે અને તેના ભાગરૂપે દિવાળી પહેલા સાડા ચાર હજાર આવાસોની ફાળવણી કરવામાં આવી છે

ગૃહમંત્રીએ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો માટે ફલાથ ઓવર માર્ગ અને પાણી પુરવઠા જેવી યોજનાઓનુ ભૂમિપૂજન કર્યુ હતુ

ઉલ્લેખનીય છે કે ગયા મહિને પ્રસારિત થયેલ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ફટાકડા ફોડતી વખતે આગ લાગવી અથવા દાઝી જવાની દુર્ઘટના ટાળવા સલામત રીતે દિવાળી ઉજવવાની લોકોને અપીલ કરી હતી

સાવચેતીના પગલા રૂપે ગોવાના ફવામાન વિભાગે પ્રવાસીઓને ગોવામાં નહીં આવવાની સલાહ આપી છે

આ પ્રસંગે યોજાનાર વિવિધ ઇવેન્ટમાં દેશભરના લોકો મોટી સંખ્યામાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને મહાન નેતા સરદાર સાહેબને અંજલી આપશે

ઉલ્લેખનીય છે કે આકાશવાણી પરથી ગયા મહિને પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારત એ દરેક નાગરિકનું સપનું છે

આજે જાપાનના ટોકિયોમાં સ્ટીલ અંગેની વૈશ્વિક બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા

આ વિકાસ કામોને લીઘે પણ સ્ટીલની માંગણીમાં વધારો થશે

બાઝની મુલાકાત લઇને અહીં તૈનાત કરાયેલા નૌકાદળના વિવિધ એકમોની સાથે એક દિવસ ગાબ્યો હતો નૌકાદળના વડાએ સૈનિકો અને તેમના પરિવારજનોને દિપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે કહ્યું કે હિંદ મહાસાગર સહિત સમગ્ર દરિયાઇ વિસ્તાર ઉપર દેખરેખ રાખવાની સુવિધા આપતા આંદમાન નિકોબાર ટાપુઓનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે